તેમના હિન્દીમાં કરાયેલા સંબોધનનો ગુજરાતીમાં ભાવાનુ વાદ તરત જ પ્રસારિત થશે

મન કી બાત આકાશવાણીના અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આકાશવાણી અને ડીડી ન્યૂ ઝની યુ ટ્યુ બ ચેનલો પરથી પણ પ્રસારિત કરવામાં આવશે તેની સાથોસાથ આકાશવાણીની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઓલ ઈન્ડીયા રેડિયો ડોટ જીઓવી ડોટ ઈન પરથી પણ એક સાથે પ્રકાશિત કરાશે જગદીશ વૈશ્નવ ચુંટણી પં ચ બેઠક યૂં ટણી પંચે જુદા જુદા યૂં ટણી સુ ધારા અંગે ચર્ચા વિચારણા કરવા માટે બધા જ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોની બેઠક આ સોમવારે દિલ્હીમાં યોજવાનો નિર્ણય લીધો છે સૂ ચિત બેઠકમાં મતદાર થાદીની યોક્સાઈનો મુદ્દો કાર્ય સૂ ચિમાંછે આ ઉપરાંત રાજકીય પક્ષોનો ખર્ચ મર્યાદિત કરવો વિધાનસભા પરિષદની યૂં ટણીમાં મહત્તમ ખર્ચની મર્યાદા વાર્ષિક અહેવાલોનું ઓડિટ વગેરે બાબતો અંગે પણ ચર્ચા કરાશે

પર્વની પૂ ર્વ સંધ્યાએ કચ્છના જુદા જુદા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની બજારોમાં રાખડીઓની ખરીદી માટે બહેનોની ભારે ભીડ જોવા મળી હતી આ વખતે રંગબેરંગી અને આકર્ષક રાખડીઓ ઉપલબ્ધ બની છે

સીમા જનકલ્યાણ સમિતિ દ્વારા તેનું આયોજન કરાયું છે જગદીશ વૈશ્નવ વરસાદ ગઇ કાલે કચ્છના પાંચ તાલુકામાં ઝરમરથી લઇ અડધો ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુ ધી હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે

ગાંધીધામ અંજાર માંડવી અને ભુજમાં ઝપાટાં પડયા હતા

જગદીશ વૈશ્નવ શાખાઓ માટે સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા સરકારી માધ્યમિક શાળાઓ માટે રોલ પ્લે ફોક ડાન્સ અને પોસ્ટર સ્પર્ધા યોજવાનું આયોજન કરાયું છે